છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી સભાઓ યોજી રહયાં છે ભાજપ વરિષ્ટ નેતા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે હીમાચલ પ્રદેશના સોલન ખાતે જાહેરસભા સંબોધતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યં કે કોંગ્રેસ સરકારે સંરક્ષણ સોદાઓનો એટીએમ તરીકે ઉપયોગ કર્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસની ખરાબ નીતીઓને સુલટાવવામાં ભાજપે ઘણો પ્રયત્ન કર્યો છે અને ભાજપનાં પાંચ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે

પરંતુ તેમનું ધ્યેય રાષ્ટ્રની છબી મજબૂત કરવાનું છે આ અગાઉ રતલામમાં જાહેરસભા સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે આદિજાતિના હીત જાળવવા વાજપાઇ સરકારે આદિજાતિ કલ્યાણ મંત્રાલય શરૂ કર્યું હતું પશ્ચિમ બંગાળના જયાનગર મતવિસ્તારમાં ભાજપ પ્રમુખ અમીત શાહે જાહેર સભા સંબોધી હતી અને ભાજપ સત્તા પર આવશે તો ઘુસજ઼ખોરોને પાછા મોકલાશે

તેમણે તૃજ઼મૂલ કોંત્રેસના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર ઘુસણખોરોને ટેકો આપતા હોવાનો આરોપ મૂક્યો હતો શ્રી શાહે કહ્યું કે ઘુસણખોરો સાથે કામ પાર પાડવા સંસદમાં નાગરિકત્વ સુધારા ખરડો પસાર કરાશે તથા તેનો પશ્ચિમ બંગાળમાં અમલ થશે કોંગ્રેસ પ્રમૂખ રાહલ ગાંદીએ આજે પંજાબમાં લુધિયાણા ખાતે પ્રચાર કર્યો હતો

તેમણે એનડીએ સરકારે આપેલા વચનો પ્રરાં ન થયાંનો આરોપ મૂક્યો હતો

વરિષ્ઠ ભાજપા નેતા અને કેન્દ્રિયમંત્રી રાજનાથસિંહે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે રાજનીતીનું સ્તર ખૂબ જ નીચું કરી દીધું અને પ્રધાનમંત્રી પદનું ગૌરવ જાળવ્યું નથી એક સમાચાર સંસ્થા સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભાજપને પૂરી બહુમતિ મળશે અને એનડીએ સરકારને બે તૃતિયાંશ બહુમતિ મળશે

ટ્વીટર પર શ્રી જેટલીએ કહ્યું કે વિરોધપક્ષના કાર્યકરોની હત્યા થાય છે ઉમેદવારો પર હુમલા થાય છે અને મતદાનમથકો કબજે કરવામાં આવે છે વિરોધપક્ષને રેલી કરવા દેતા નથી તેમણે કહ્યું કે ડાબેરીઓ કયાં દ્વપાઇ ગયા તે પ્રશ્ન છે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અંગે શ્રી જેટલીએ કહ્યું કે સુશાસન તથા નૈતિકતા અંગેના તેમના ધોરણો બહ્ નીચાં છે પ્રધાનમંત્રી પર કરેલા વ્યક્તિગતન હુમલાથી લાગે છે કે તેઓ જાહેરજીવનને લાયક નથી

આઇસીઆઇસીઆઇ વીડીયોકોન ધિરાણ કેસમાં પૂછપરછ કરવા અને નિવદેન નોંધવા તેમને બોલાવવામાં આવ્યા હતા ઇડીએ તેમની અને તેના પતિ દિપક તથા વીડીયોકોનના વેણુગોપાલ ધૂત સામે ફરિયાદ દાખલ કરી છે

વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠકનો દિલ્હીમાં આજથી પ્રારંભ થયો છે વિશ્વમાં બહુસ્તરીય નિયમ આધારીત વેપાર વ્યવસ્થા સામે મોટો પડકાર ઉભો થયો છે ત્યારે આ બેઠક યોજાઈ રહી છે આ બેઠક સંબંધીતોને વેપારને સ્પર્શતા જુદા જુદા મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરવાની તક પૂરી પાડશે આજે પહેલા દિવસે ભાગ લેનાર દેશોના વરિષ્ઠ અધિકારીઓ ચર્ચા વિચારણા કરશે જ્યારે આવતીકાલે મંત્રી સ્તરની બેઠક યોજાશે

ડબલ્યુટીઓના મહાનિદેશક રોબર્ટો અઝેવેદો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે

રાષ્ટ્રપતિભવનમાં સદગતના તૈલચિત્રને રાષ્ટ્રપતિ ઉપરાંત રાષ્ટ્રપતિભવનના કર્મચારીઓ દ્વારા પણ ્વષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

પ્રાંતીય પરિષદના વડા મહંમદ નૂર રહેમાનીએ જણાવ્યું છે કે બે જણાનું અપહરણ થયું છે અને પાંચ જણાને ઇજાઓ થઇ છે રાજ્યપાલના પ્રવકતાએ જણાવ્યું કે આ લડાઇમાં ચાર તાલીબાનોનાં પણ મોત થયાં છે આ સલામતિદળો ખનીજતેલના કૂવાઓનું રક્ષણ કરે છે આ હુમલાને કોઇ સંગઠને દાવો કર્યો નથી પરંતુ તાલીબાન લડાયકોનો હાથ હોવાની શંકા છે

મજૂર પક્ષના પ્રવકતાએ જજ્ઞાવ્યું કે જો નાગરિકોનો લોકમત લેવામાં આવે તો તેઓ આ પ્રસ્તાવને ટેકો આપશે

દરમિયાન ચીને બહારના આ પ્રકારના દબાણ સામે નહીં ઝૂકવાની જાહેરાત કરી છે અને તેના અધિકાર અને હીતના રક્ષણ માટે કટિબદ્ધતા દર્શાવી છે ચીનના વિદેશમંત્રાલયના પ્રવકતાએ આ મુજબ જણાવ્યું હતું

તેને ત્રણ વર્ષના ગાળામાં આ સહાય અપાશે